કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં આરોગ્ય કર્મયારી સહિત કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા પ્રથમ હરોળના કર્મચારીઓને કોવિડની રસી આપવાનો નિર્ણય લીધો છે

દરમિયાન ગુજરાતમાં પણ આવતીકાલથી રસીકરણનો આરંભ થશે આરોગ્યમંત્રી અને નાથબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં ડૉક્ટરો અને અર્ધ તબીબી કર્મચારીઓને રસી અપાશે આ ઉપરાંત કોરોના વૉરિયર્સ કર્મચારીઓને પણ સુરક્ષા કવય તરીકે રસી અપાશે

આ અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પત્રકારો સાથેની વાતચીતમાં કિસાનોની ફરિયાદો સંભાળવા માટે ઉચ્ચતમ ન્યાયાલયના સમિતિ ગઠન કરવાના નિર્ણયને આવકાર્યો હતો તેમને કહ્યું હતું કે સરકારે કિસાનો સાથે વાતચીતનો દોર એટલા માટે જરી રાખ્યો છે કે કિસાનોની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તેમણે ઉમેર્યું હતું કે સરકાર કિસન નેતાઓ સાથે કોઇપણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વિના વાતચીત કરી રહી છે અને આશા છે કે વાતચીત સફળ રહેશે

શ્રી કોવિદે એક ટ્વીટમાં કહ્યું કે રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ય બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્ર યાદ કરે છે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 જેમણે દેશને હંમેશાં ગૌરવ અપાવ્યો છે

ત્યારે જીલ્લા કલેકટર પ્રવિણા ડી કે જીલ્લા વિકાસ અધિકારી ભવ્ય વારમાં ના નેતૃત્વમાં જીલ્લાના ભચાઉ ભુજ ગાંધીધામ નળિયા અને માંડવી ખાતે પ્રજાકીય પ્રતિનિધિ ની ઉપસ્થિતિમાં આ રસીકરણ નો પ્રારંભ કરાવાશે

તેમણે જ્યોતિગ્રામ યોજના પછીની ઐતિહાસિક અને અકલ્પનીય યોજના તરીકે કિસાન સુર્યોદય યોજનાને વર્ણવી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ કરુણા અભિયાન અંતરગત પતંગના દોરથી ધાયલ થયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવે છે

રાજ્યમાં હાથ ધરાયેલ કરુણા અભિયાન અંતર્ગત ભુજના હમીરસર તળાવ પાસે ઘાયલ પક્ષી ઈમરજન્સી સારવાર કેન્દ્ર શરુ કરાયો હતો